પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધાની કોલકતામાં રમાયેલી લીગ મેચમાં

આજે સાંજના છ વાગ્યા સુધી મતદાન યાલુ રહેશે

યૂંટણી શાંતિપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્યના પોલીસતંત્ર દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરાયો છે

આ ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકોએ ફરજ બજાવવા રાજ્ય અનામત પોલીસદળ એસ

આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે રાજ્ય આરોગ્ય વીમા યોજના સાથે સંકળાયેલી તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાની સત્તા બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે

આ ઉપરાંત દરેક રાજ્ય જાહેર ક્ષેત્રના તમામ આરોગ્ય મથકોનો કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગ કરી શકશે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મીશનના નિયામકો સાથે વાતચીત કરી હતી

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારને વિના મુલ્યે રસી આપી છે તે પ્રમાણે નાગરિકોને પણ વિના મુલ્યે સરકારી હોસ્પિટલમાં રસી આપવામાં આવશે રાજ્યના તમામ નાગરિકોને તબક્કા વાર ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે અને ભારત સરકારની માન્યતા વાળી હોસ્પિટલમાં પણ વેકસીનેશન કરવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં પણ માં અમૃતમ કાર્ડ માં વાત્સલ્ય કાર્ડ માંટે નોંધાયેલી હોસ્પિટલને જ વેકસીનનો જથ્થો આપવામાં આવશે

શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદ્ગગુરૂ શાસ્ત્રીના અધ્યક્ષપદે યોજાયેલા આ સંસ્કૃત સંમેલનમાં સુકુમાર ત્રિવેદી દ્વારા લિખિત સંસ્કૃત ગઝલ સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું સંસ્કૃત ભાષા અદના નાગરિક સુધી પહોંચે તે હેતુથી સંસ્કૃત સંમેલનનું આયોજન કરાયું હતું